પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંયુક્ત આરબ અમીરાત બાદ રૂસે પણ દેશનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે રૂસના દુતાવાસ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે શ્રી મોદી ને ભારત અને રસિયા વચેની રણનીતિક ભાગીદારી ને અભૂતપૂર્વ રીતે આગળ વધારવા માટે રુસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓડર ઓફ સેન્ટ એન્ડ્યું ધ એપોસ્ટલ થી સન્માનિત કરવામાં આવશે

આરતી ભદ્દ પ્રચાર ઝુંબેશ લોકસભાની ચુંટણી નાં દિવસો જેમ નજીક આવતા જાય છે એમ પ્રચાર ઝુંબેશ વધતો જાય છે ત્યારે ભાજપ નાં રાષ્ટ્રીય અગ્રણી અને ગુફમંત્રી રાજનાથસિંફ ગઈકાલે ગાંધીધામ ખાતે જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પણ સરકાર બનાવવા માટે નફી પરંતુ દેશના નવનિર્માણ માટે કાર્ય કરી રફી છે તેમણે કહ્યું કે ભાજપ પક્ષે પોતાના સંકલ્પ પત્રમાં નાના વેપારીઓ માટે પેન્શનકિસાનોનોને પાંચ વર્ષ માટે વ્યાજ વિના લોન આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત નો લાભ એવી યોજના ઘડી છે કોગ્રેશ ની ખોટી નીતિઓ પર આક્ષેપ કરતા ગૃહ્મંત્રી રાજનાથસિંહ્ જણાવ્યું હતું કે તેના થી આખો દેશ ફાલનું પરિણામ ભોગવી રહ્યો છે

આગામી દરેક માસમાં આવતા પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાસના ટીપાં પીવડાવાશે આ સુવર્ણપ્રાસના ટીપાંથી બાળકનો સર્વાગી વિકાસ થાય છે રોગે પ્રતિકાર શકિત વધે છીં પ્રતીક સાથે મતદાનમથક પ્રવેશ પ્રતિબં લોકસભાની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચારસંફિતાના અં મલ માટે કચ્છકલેક્ટર અને જિલ્લા ચૂંટણી અંધિકારી શ્રીમતી રેમ્યા મોફન દ્વારા જાફેરનામુ બફાર પાડીરાજકીય પક્ષનાં નામ પ્રતિક કે સુત્ર સાથે ટોપી ક શાલ વગેરે જેવાં પહેરવેશ સાથે મતદાનમથક મતગણતરી મથકમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જાહેરનામા અનુસાર કોઇપણ વ્યક્તિ રાજકીય પક્ષના નામ પ્રતિક કે સુત્ર સાથેની ટોપી શાલ વગેરે જેવા પહેરવેશ સાથે મતદાન કેન્દ્ર કે મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ કરી શકશે નફી જેના પર કોઇપણ રાજકીય પક્ષનું નામ પ્રતિક કે સુત્ર ન હોય તેવી સાદી ટોપી પફેરીનેમતદાન મથકમાં કે મતગણતરી મથકમાં પ્રવેશ કરી શકાશે

ત્યારે ગરમી તેમજ તાપથી બચવા માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોફન દ્વારા વિવિધ સુચનો કરીને તેનો અમલ કરવા માટે જણાવાયું છે ઊંચા તાપમાન ની સ્થિતિ શારીરિક તણાવમાં પરિણમી શકે છે જેનાથી મૃત્યુ પણ થઇ શકે છે

આરતી ભદ્દ વ્યાંગ મતદારા દિવ્યાંગતા ધરાવતી વ્યકિત સામાન્ય વ્યકિત કરતાં મજબૂત મનોબળ અને દ્રઢ નિશ્વયી ફોય છે દિવ્યાંગમતદારોને મતદાન માટે સુગમ્ય વાતાવરણ પુરૂ પાડવું જોઇએ એવો ચૂંટણી પંચનો અભિપ્રાય એકસેસિબલ ઓબ્ઝર્વરઆર

જાદવે કચ્છના ચૂંટણીતંત્ર સાથેની બેઠકમાં વ્યકત કર્યો ફતો જીલ્લા કલેકટર સાથે ની બેઠક માં જણાવ્યું કે ભુજ ખાતે શ્રી જાદવે જિલ્લાના યૂંટણીતંત્ર દ્વારા ગોઠવાયેલ વ્યવસ્થાની સાથે સંસ્થાઓ ખાસ ભૂમિકા ભજવે તેવો નિર્દેશ આપ્યો હતો